જે વિશ્વમાં સૌથી વધુ છે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

ઇસી બિહાર મુખ્ય યૂંટણી કમિશનર સુનિલ અરોરાની આગેવાની હેઠળ યૂંટણી પંચની પુરી ટીમ આજે બિહારના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને મળશે આ ટીમ બિહારના સરન સીવાન ગોપાલગંજ અને મુઝફ્ફરપુર સહિત છવ્વીસ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધ્યક્ષો સાથે પણ સમીક્ષા બેઠક યોજશે બિહારમાં વિધાનસભાની આગામી યૂંટણીઓની તૈયારીની સમીક્ષા કરવા યૂંટણી પંચની પૂરી ટીમ બિહારની ત્રણ દિવસની મુલાકાતે ગઇ છે

બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક અને મણિપુરની બે વિધાનસભા બેઠકો માટે સાતમી નવેમ્બરના રોજ મતદાન યોજાશે

જોકે યૂંટણી પંચે આ તબક્કે આસામ કેરળ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીઓની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો છે આ રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણીના સંચાલનમાં મુશ્કેલીઓ દર્શાવતી રજુઆતના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની આઠ બેઠકોમાં અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે

તેમણે કહ્યું છે કે પાયાની આરોગ્ય સેવાઓ માટે પણ આ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો દર્દીઓ પાસેથી વધારે પડતી ફી વસૂલી રહ્યા છે

કોવિડ રાષ્ટ્રીય દેશમાં કોરોનાના હાલના સારવાર હેઠળના કેસ કરતાં સાડા પાંચ ગણા દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા છે

નવી દિલ્ફીમાં પ્રસાર માધ્યમોને માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં કોવિડ કેસ દસ લાખની વસતિ દીઠ વિશ્વમાં સૌથી ઓછા છે

જોકે આરોગ્ય સચિવે કહ્યું હતું કે નોંધપાત્ર વસ્તી હજી પણ સંવેદનશીલ છે અને તેમણે ટેસ્ટ કરાવવા જોઈએ

દરમિયાન નીતિ પંચના સભ્ય વી કે પૌલે કહ્યું કે ભારતે કોવિડ રોગયાળાને મોટી હૃદ સુધી નિયંત્રણમાં રાખ્યો છે તેમણે લોકોને ખૂબ જ સાવચેત રહેવાની અપીલ કરી છે

શ્રી પૌલે દરેકને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા તાકીદ કરી હતી

આ પ્રસંગે શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ પ્રકારના દિશા નિર્દેશો આવકાર્ય છે અને હાલની પરિસ્થિતિમાં તે ઔદ્યોગિક કામદારોની સભાળ લેવા મદદરૂપ બનશે યુપી હાથરસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હાથરસ દુષ્કર્મની ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને બધા આરોપીઓ વિરુદ્ધ સખ્તાઇ વર્તવા જણાવ્યું છે આ અંગે ટ઼વિટ વડે માહિતી આપતા શ્રી આદિત્ય નાથે જણાવ્યું હતું કે આ ઘટનાના યારેય આરોપોને પોલીસે ઝડપી લીધા છે અને આ મામલે ત્વરીત સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે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

બંને ઉમેદવારોએ વચ્ચે આરોગ્ય સેવાઓ કોરોના વાયરસ અને સર્વોચ્ય અદાલતના ભવિષ્ય વિશે ગરમાગરમ દલીલો થઈ હતી ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડમાં બંને નેતાઓ આવી પર્ફોચ્યા હતા અને બંને વચ્ચે જાહેર ચર્ચા થઈ હતી

અને કોઇપણને હસ્તધૂનન કરવા દેવાયું ન હતું

ગાંધીજીએ આ નિર્ણયને બ્રિટીશ સરકારના ભાગલા પાડો અને રાજ કરો કાવતરાના ભાગ સમાન ગણાવ્યો હતો દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાના હેતુથી ગાંધીજીએ સંઘની સ્થાપના કરી હતી અને હરિજન નામથી જ નવા સાપ્તાહિકની શરૂઆત કરી હતી

આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે ભારત બાંગ્લાદેશ પરિયોજના ભારતે આપેલા ધિરાણ કે શાખથી યાલી રહેલી પરિયોજનાઓના અમલની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવા ઉચ્ય સ્તરીયસમિતિ રચવા આજે ભારત અને બાંગ્લાદેશ સંમત થયા છે આ સમિતિના વડા તરીકે બાંગ્લાદેશના આર્થિક સંબંધ વિભાગના સચિવ અને બાંગ્લાદેશ ખાતેના ભારતના ઉચ્ચાયુક્ત સંયુક્તપણે સેવા આપશે બંને દેશોની સંયુક્ત સલાહકાર સમિતિની ગઇકાલે મળેલી ઓનલાઈન છઠ્ઠી બેઠકમાં આ નિર્ણણ લેવામાં આવ્યો હતો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બાંગ્લાદેશના વિદેશમંત્રી ડો

આ બેઠકમાં પરસ્પર હિતને સ્પર્શતા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી